મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના ઉચ્ચશિક્ષણ વિભાગની શોધ યોજના અંતર્ગત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં પી એચ ડી

આ શોધ યોજના અંતર્ગત રાજ્યની યુનિવર્સિટીઓમાં પીએચડી અન્વયે સંશોધન કરનારા વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને રૂા

આ વેબિનારમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે તેમના શોધ સંશોધન હાઈ ક્વોલિટીના છે ચીલાચાલુ નથી અને તેથી જ તેમની ઉત્કૃષ્ટતાને આજે રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરી રહી છે

સાંસદ વિનોદ ચાવડા કચ્છના સાંસદ વીનોદ ચાવડાએ કહ્યું છે કે કોરોના અનલોક વન હેઠળ સમગ્ર કચ્છ પંથકમાં મંદિર મસ્જિદ ગુરુદ્વારા દરગાહ અને ચર્ચ સહિતની ધાર્મિક પ્રાર્થના સ્થળ ખુલ્લા મુકાયા છે ત્યારે સામાજિક અંતર જાળવવાની અને માસ્ક પહેરવાની ફરજ સૌએ અદા કરવાની છે વિશ્વમાંથી કોરોના સંકટ નાબૂદ થાય અને માણસમાત્રના જીવની રક્ષા થાય તેવી પ્રાર્થના કરવા શ્રધ્ધાળુઓને તેમણે વીનંતી કરહી હતી

શીતલ વૈશ્નવ મેલેરિયા વિરોધી માસ કચ્છ જિલ્લામાં જૂન મહિનાની મેલેરિયા વિરોધી મહિના તરીકે ઉજવણી શરૂ થઈ છે જેમાં ચોમાસા અગાઉ મચ્છરની ઉત્પતિ અને ઉપદ્રવ રોકવાની પ્રવ્રતિ લોક સહકારથી હાથ ધરાય છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર પ્રેમકુમાર કન્નર જણાવે છે કે મલેરીયાથી બચવાની સમજણનો ફેલાવો ગામડે ગામડે કરવાની કામગીરી આશા કાર્યકર બહેનોએ ઉપડી લીધી છે તેમણે લોકોને અપીલ કરી છે કે દરેક પરિવાર પોતાનું ઘર આંગણું અને ગલીમાં વરસાદનું પાણી એકઠું થતું અટકાવે તો મલેરીયાના મચ્છરનું બ્રીડિંગ અટકે શીતલ વૈશ્નવ હવામાન હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના છૂટા છવાયા વિસ્તાોરમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ગઈકાલે કચ્છના અમુક વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવો માર્ગોને ભીંજવ્યા હતા